પી એલ ક્રિકેટ સ્પર્ધાની આજે સાંજે વિશાખાપદ્દનમમાં રમાનારી બીજી ક્વાલીફાયર મેચમાં દિલ્હી કેપીટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે

કોંગ્રેસના અધ્યક્ષ રાફ્લ ગાંધી ફિમાચલ પ્રદેશ તથા ચંડીગઢમાં અને કોંગ્રેસના મફામંત્રી પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશમાં આજે રેલીઓને સંબોધી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહને એનડીએના ઉમેદવારના સમર્થનમાં વૈશાલીમાં જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પૂર્વ ચંપારણમાં ચૂંટણી સભા યોજશે આરજેડીના તેજસ્વી પ્રસાદ આઠ જગ્યાએ જ્યારે જેડીયુના અધ્યક્ષ નિતીશકુમાર બક્સર અરા અને સસરામમાં ચૂંટણી રેલી સંબોધશે

અગાઉ ટ્વીટર પર ગંભીરે જણાવ્યું ફતું કે જા તેની સામેના આરોપો પુરવાર થાય તો તે લોકસભાની ચૂંટણીમાંથી ખસી જશે

જેથી ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારી પણ આ સેવાનો લાભ મેળવી શકશે સવારે છ વાગ્યા સુધ દર અડધા કલાકે ટ્રેનો ચાલશે ત્યારબાદ દિવસ દરમિયાન તેન નિયમિત સમયપત્રક પ્રમાણે ટ્રેન ચાલશે

સર્વોચ્ય અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ એફ એમ આઈ કલિફુલ્લાના વડપણ ફેઠળની ત્રણ સભ્યોની બનેલી મધ્યસ્થી સમિતિએ મધ્યસ્થીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સમયની માંગણી કરી હતી આ કેસની સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશોની બનેલી બંધારણીય બેન્ય કરી રફી છે

સર્વોચ્ય અદાલત સમક્ષ ગત આઠમી માર્ચે આ કેસ રજૂ થયા બાદ મધ્યસ્થી દ્વારા તેનો ઉકેલ મેળવવા અદાલતે આ કેસ મધ્યસ્થી સમિતિને સોંપ્યો હતો

રાજ્યના પોલીસ મફાનિદેશક દિલબાગસિંફે આકાશવાણીને જણાવ્યું ફતું કે ઘટના સ્થળેથી ફથિયારો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા

અમારા સંવાદદાતા જણાવે છે કે પ્રથમ મોબાઇલ સંપર્ક અને વીજપુરવઠાને અગ્રતા આપવામાં આવી રહી છે રાજ્યના માહિતી સચિવે જણાવ્યું છે કે પુરીના ગ્રાન્ડ રોડ વિસ્તારમાં રવિવાર સુધીમાં વીજપુરવઠો પુર્વવત કરાશે

એવી જ રીતે વાફન ઉપર મૂકેલા જનરેટરોની મદદથી મોબાઇલ ટાવર્સ રિચાર્જ કરવામાં આવી રહ્યા છે

બંને દેશોના ઉપરાષ્ટ્રપતિઓએ પાટનગર ફેનોઈમાં યોજેલી પ્રતિનિધિ સ્તરની મંત્રણામાં વિવિધ ક્ષેત્રના સફકાર બાબતે ચર્ચા વિચારણા કરી ફતી

આ પ્રતિભિધિ સ્તરની બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી વેંકૈયા નાયડુએ વિયેતનામને વિશ્વાસુ સહકારી અને મિત્ર દેશ તથા પૂર્વ તરફની નીતીમાં મહત્વનો દેશ તરીકે ઓળખાવ્યો ફતો અગાઉ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સમગ્ર વિશ્વમાં અલગ અલગ સ્થળોએ વસેલા ભારતીયો દ્વારા અપાયેલા યોગદાનની પ્રશંસા કરી છે વિયેતનામના ફેનોઇ ખાતે ભારતીય લોકો સાથે વાતચીત કરતાં શ્રી નાયડુએ કહ્યું ફતું કે વિદેશમાં વસતા ભારતીયો ભારતના વિકાસમાં નોંધપાત્ર આપી રહ્યા છે

કેન્દ્ર સરકારે વિશ્વભરના રોકાણકારો માટે ભારતને રોકાણનું પસંદગી પાત્ર સ્થળ બનાવવા ઘણાં પગલા લીધા છે

એક સંયુક્ત અપિલમાં આ જૂથોએ શરર્ણાર્થીઓ અને આશ્રય માંગનારાઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે હ્મલા બાદ તેમને ખોટી રીતે લક્ષ્ય બનાવવામાં આવી રહ્યા છે

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ એન્ડ હ્યુમન રાઇટસ વોચ સહિતન કેટલાક જૂથોની ફસ્તાક્ષરિત અપીલમાં પોલીસ આભાર નિફારીકા રવિયા સ્ટેશન અને પૂજા સ્થાનો ઉપર આશ્રય સ્થાનોને તાકીદે સ્થાનાંતરિત કરવા વિનંતી કરવામાં આવી છે

જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ અમીર રઝાએ કેડરલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એફ આઈ એ

પી એલ ક્રિકેટ સ્પર્ધાની આજે સાંજે વિશાખાપદ્દનમમાં રમાનારી બીજી ક્વાલીફાયર મેચમાં દિલ્ફી કેપીટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે

બુધવારે વિશાખાપદ્દનમ ખાતે રમાયેલી બીજી ક્વોલિફાયર મેચમાં પ્રવેશવા માટે દિલ્ફીએ સનરાઇઝર્સ ફૈદરાબાદને બે વિકેટે પરાજય આપ્યો હતો